કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આ સ્થાનોને ખોલવા માટે ગત ચોથી જૂને એસ ઓ પી જાહેર કરી હતી જેનો તમામ સ્થળોએ યુસ્તપણે અમલ કરવાનો રહેશે ધાર્મિક સ્થળો સંબંધી એસ ઓ પી માં જણાવવામાં આવ્યું છે કે હાલ માત્ર વ્યક્તિગત રીતે દર્શનની મંજૂરી અપાશે અન્ય ધાર્મિક વિઘિ સામૂહિક પ્રાર્થનાઆરતીપઠનની છૂટ નથી

ધાર્મિક સ્થળો પર ભીડભાડની મંજૂરી નહીં અપાય તમામ રેસ્ટોરન્ટોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે રેસ્ટોરન્ટમાં ભોજન ખવડાવવાને બદલે પેકિંગ કરીને ઘરે લઇ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને માલિકોએ ફેસ કવર અથવા માસ્કનો ખાસ ઉપયોગ કરવો પડશે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાત મુજબ મોલ રેસ્ટોરન્ટ અથવા કાર્યસ્થળોમાં જતાં સમયે તમામ કર્મચારીઓકારીગરો અને માલિકોએ સુરક્ષા ઉપાયોનું પાલન કરવું પડશે જેમાં ઓછામાં ઓછું છ ક્રટનું અંતર જાળવવું અને ફેસ કવર અથવા માસ્ક પહેરવું સામેલ છે

દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ શાળા કોલેજો શરુ કરવાની કોઈ ઉતાવળ નથી શિક્ષણવિદ્દો સાથે પરામર્શ બાદ નવી પધ્ધતિથી શાળા કોલેજો ખોલવામાં આવશે

મોખાણા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હાર્દિક પીઠડિયા જણાવે છે કે મીડિયાના પ્રભાવને લીધે ગામડાંના માણસો પણ કોરોનાથી સાવધ રહેવાના ઉપાય શીખ્યા છે અને સામાજિક અંતરનું પાલન કરવા સાથે માસ્ક પણ પહેરવા લાગ્યા છે આશુતોષ અંતાણી હવામાન વરસાદ ગઈકાલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાની અસરરૂપે કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વેગીલા પવન અને ભારે ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં થયાં હતાં પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામ આસપાસના સ્થળોએ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જિલ્લામાં કેટલેક ઠેકાણે વેગીલા પવનના કારણે ઘરોના છાપરાં ઉડી જવા વીજ થાંભલા વૃક્ષો પડી જવાના બનાવો બન્યા હોવાનું જાણવા મળે છે